પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવા કૃષિ ધારાઓ દેશના નાના અને સિંમાત ખેડૂતોના વિકાસમાં મદદરૂપ થશે ઉત્તરાખંડમાં ધૌલીગંગા નદીમાં આવેલા પુરના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક રાહત અને બચવા કાર્ય યુદ્ધના ધોરણે યાલી રહ્યું છે

સામાન્ય યૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

ચેન્નાઈમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે

ખેડૂતો પોતાની ક્રષિ ઉપજો વધુ નફો આપતા બજારમાં મોકલી શકે તે હેતુથી સરકારે કિસાન રેલ અને કિસાન ઉડાન યોજનાઓ શરૂ કરી છે પ્રધાનમંત્રીએ ભાર પૂર્વક કહ્યું કે દરેક સરકારે કૃષિ ક્ષેત્રના સુધારાની હિમાયત કરી હતી

એવી જ રીતે ગરીબોને વાજબી દરે અનાજ આપવાની યોજના પણ યથાવત્ રખાશે

અગાઉ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા ધોરીમાર્ગ નેટવર્કના આધુનિકીકરણ માટે આસોમમાલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ તેમણે બિસ્વનાથ અને યરાઇદેવ ખાતે અંદાજીત અગિયાર સો કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામનાર વે મેડીકલ કોલેજો અને હોસ્પિટલોનો પણ શિલાન્યાસ કર્યો હતો ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં હિમનદીનો કેટલોક હિસ્સો તૂટી પડતા ધૌલીગંગા નદીમાં આવેલા અયાનક પુરના લીધે જે જે વિસ્તારોમાં વ્યાપક નુકશાન થયું છે ત્યાં રાહત અને બયવા કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે

જેમાં મોટાભાગના જળ વિદ્યત એકમમાં કામ કરતા શ્રમિકો હતા પુરના લીધે જોશીમઠ ખાતેનો ઋષીગંગા જળ વિદ્યત થોજનાનું માળખું ધોવાઈ ગયું છે એવી જ રીતે એન્ટીપીસીના ધૌલીગંગા નદી પરના વિજ મથકને નોંધપાત્ર નુકશાન થયું છે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગઈકાલે લીધી હતી

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આજના દિવસે વોશિંગ્ટન સુંદર અને રવિચંદ્ર અશ્વિને લડાયક રમત રમી હતી

અશ્વિને આર બર્નસની વિકેટ લીધી હતી

આ ક્વાયત દરમ્યાન બન્ને સેનાઓ પોતાની ટેક્નોલોજી અને ક્રશળતાનું આદાન પ્રદાન કરશે સેનાની આ સંયુક્ત ક્વાયત ભારત અને અમેરીકાના સંરક્ષણ ક્ષેત્રના સહકારને મજબૂત બનાવશે જ્યોર્જ શુલ્ટઝ અમેરીકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી જ્યોર્જ શુલ્ટઝનું કેલિફોર્નીયાના તેમના નિવાસ સ્થાને અવસાન થયું છે

શ્રી શુલ્ટઝે અમેરીકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખો આઈઝેનહોવર રિયાર્ડ નિક્સન અને રોનાલ્ડ રેગનના શાસનમાં વિવિધ ભૂમિકા ભજવી હતી

ટેનિસ દેશની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ઓસ્ટેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધાની મહિલા ડબલ્સની સ્પર્ધામાં મુખ્ય ડ્રીમાં સ્થાન મેળવીને દેશની પાંચમી મહિલા ખેલાડી બનવાનું બહ્માન મેળવ્યું છે અંકિતા રોમાનિયાની મિહાયલા બુજારેસ્ક્ર સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મહિલા ડબલ્સની સ્પર્ધામાં ભાગ લેશે આ અગાઉ સાનિયા મિર્ઝા નિરૂપમા વૈદ્યનાથન નિરૂપમા માંકડ અને શિખા ઓબેરોથે ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું